સુરત નજીક કોસંબા ગામ પાસે પૂર ઝડપે જતી એક ટ્રકે માર્ગની બાજુએ સુઇ

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને મ્ફેરની રૂએ બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડોશી દેશોના વડાઓને જણાવ્યું છે કે કોવીડ સામેની લડતમાં પોતાના નાગરિકો ઉપરાંત પાડોશી દેશો પહેલાની નીતિ મુજબ ભારત તેમને પણ મદદ કરશે

કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે અગાઉ નિર્ધારીત આજે યોજાનારી દસમા દોરની મંત્રણા હવે આવતીકાલે યોજાશે

પોલીસના જણાવ્યા મૃત્યુ પામનાર બધા જ લોકો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની હતા ઝડપથી જઇ રહેલી ટ્રક શેરડી લઇ જતી ટ્રેકટર ટ્રોલી સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવતાં ટ્રકે માર્ગની બાજુએ સુતાં શ્રમિકોને અડફેટે લીધાં હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર શ્રમિકો માટે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે

એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેકના પરિવારને મહેરની રૂચે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

તેમણે કહ્યું કે કેવડિયાને રેલ સંપર્કથી જોડવાથી અને સુરત તથા અમદાવાદને મેટ્રો જેવા પ્રોજેક્ટથી આ ક્ષેત્રોનો વિકાસ થશે

ગઈકાલે શ્રીસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી બેઠકમાં મંદિર ટ્રસ્ટીઓની સર્વસંમતિથી શ્રી મોદીને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં હાજર રહ્યા હતા બેઠકમાં ટ્રસ્ટીઓએ શ્રીસોમનાથ મંદિરના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડોશી દેશોના વડાઓને જણાવ્યું છે કે કોવીડ સામેની લડતમાં પોતાના નાગરિકો ઉપરાંત પાડોશી દેશો પહેલાની નીતિ મુજબ ભારત તેમને પણ મદદ કરશે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગીતાબાપા રાજપક્સેએ ભારતને કોવીડ રસીકરણ અભિયાન માટે આપેલા અભિનંદનના સંદેશના પ્રતિભાવમાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ સોલીહને શ્રી મોદીએ જણાવ્યું છે કે ભારતીય વૈજ્ઞાનીકોએ તૈયાર કરેલી રસી સમગ્ર માનવજાતી માટે ઉપયોગી નીવડશે શ્રી સોલીહે તેમના સંદેશામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત કોવીડ સામેનું રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પાર પાડશે ભુતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગે જણાવ્યું છે કે ભારતે કોવીડના રસીકરણના શરૂ કરેલા અભિયાનથી કોવીડના લીધે સમગ્ર જગતને થઇ રહેલી પીડાનો અંત આવશે એવી આશા છે

સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આ અંગે જાહેરનામામાં જણાવ્યું હતું કે નેતાજીની પ્રખર રાષ્ટ્રભાવના અને નિરપેક્ષ દેશસેવાના માનમાં તેમના જન્મદિવસની હવેથી દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરાશે

કૃષિ મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલી યાદીમાં આ માહિતી આપીને જણાવ્યું છે કે ખેડૂતોના બધા જ મુદ્દાઓને ઉકેલ મેળવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે

નીતી આયોગના ઉપાધ્યક્ષ ડો રાજીવ કુમાર નીતી આયોગના સભ્ય ડો

સારસ્વત અને ચીફ એકઝ્યુકિટીવ ઓફિસર અમિતાભ કાંતની ઉપસ્થિતિમાં આ સૂચકાંક જાહેર કરાશે નીતી આયોગે જણાવ્યું છે કે આ સૂચકાંકની બીજી આવૃત્તિ દેશની અર્થવ્યવસ્થાને નવકલ્પના પ્રેરિત બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં સારી તબીબી સેવાઓ સારી સારવાર તથા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓની પ્રતિબદ્વતા અને સમર્પિત કામગીરીને પરિણામે દેશના રીકવરી રેટમાં વધારો થયો છે

ગઇકાલે પ્રાદેશિક ભાષાઓની ફિલ્મના દિગ્દર્શકોએ તેમના અનુભવો શ્રોતાઓને જણાવ્યા હતા કોવીડના લીઘે ઊભી થયેલી પરિસ્થિતિમાં પણ પણજી ખાતે ફિલ્મ મહોત્સવમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

બાલાસુબ્રમણ્યમને તેમની ફિલ્મો દર્શાવીને અંજલી અપાશે

યૂંટણી પંચના સભ્યોએ આસામના મુખ્ય યૂંટણી અધિકારી તથા નોડલ સલામતી અધિકારીઓ સાથે ગઈકાલે સાંજે ગુવાહાટીમાં મંત્રણા કરી હતી યૂંટણી પંયના સભ્યો આજે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે આ ઉપરાંત તેઓ જિલ્લા યૂંટણી અધિકારીઓ તથા બધા જ જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે પણ વાતચીત કરીશે આસામની ત્રણ દિવસની મુલાકાતમાં યૂંટણી પંચના સભ્યો રાજ્ય પોલીસ વડા તથા અગ્ર સચિવ સાથે પણ વાતચીત કરશે